નાગરિકત્ત્વ સુધારા ધારા અંગે સમર્થન આપવા માટે ભાજપ આજથી દસ દિવસીય જનસંપર્ક અભિયાન શરૂ કરશે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એસજીપીસી પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારા નાનકાના સાહિબ પરના ટોળાના ફમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા યાર સભ્યોની ટીમને પાકિસ્તાન મોકલશે એર ઈન્ડિયાના પ્રમુખ અશ્વની લોફાનીએ જણાવ્યું છે કે વિનિવેસના કારણે એરલાઇન્સ બંધ થવાની અફવાઓ પાયાવિહોણી છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો તેહરાન અમેરિકન કર્મચારીઓ અથવા સંપત્તિ પર હ્મલો કરશે તો તેઓ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ કડક હ્મલો કરશે

રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિતના ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના નેતાઓ પણ દેશના વિવિધ ભાગોમાં જનસંપર્ક પ્રચારમાં ભાગ લેશે આ અભિયાન દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નાગરિકત્ત્વ સુધારા ધારા માટે ટેકો મેળવવા માટે ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

આવા બનાવો પુરવાર કરે છે કે એનડીએ સરકાર દ્વારા ઘડવામાં આવેલ નાગરિકત્વ સુધારા ધારો એ સાચી દિશામાં લેવાયેલું પગલું છે આ ધારો પાડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લધુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવા માટે તૈયાર કરાયો છે પક્ષના પ્રવક્તા મિનાક્ષી લેખીએ આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લધુમતીઓ અને તેમના ધાર્મિક સ્થાનો ઉપર હિંસાના બનાવો સતત બને છે

સુશ્રી લેખીએ પાકિસ્તાન સરકાર શીખોના જીવન અને મૂળભૂત અધિકારોનું અસરકારક રીતે કરે તેવી માંગણી કરી છે અગાઉ કોંગ્રેસના નેતા રાફલ ગાંધીચ્ય પણ પાકિસ્તાનમાં નાનકાના સાહિબ ગુરૂદ્વારા ખાતે ટોળા દ્વારા કરાચેલા ફમલાને વખોડી કાઢ્યો હતો

જેમાંથી પહેલી મેચ આસામના ગુવફાટી ખાતેના ક્રિકેટ મેદાનમાં આજે યોજાશે

આકાશવાણી પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આજે સાંજના સાડા છ થી પ્રસારિત થશે

રેઇનબો નેટવર્ક પરથી સાંભળી શકશો ફાસ્ટ ગેદબાઝ જસપ્રિત બુમરાહ અને ઓપનર શિખર ધવન બંને ક્રિકેટરો ઇજાઓથી પાછા ફરી રહ્યા છે